કચ્છના પાટનગર ભુજના હમીરસર તળાવમાં બીજા વર્ષે પાણી આવ્યું છે

છ હજાર જેટલા લોકો નદીની બીજી બાજુ ફસાયેલા છે

અમારા રાજકોટના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટમાં ભારે વરસાદ બાદ ગઈકાલે વરસાદમાં ઘટાડો થતાં વહીવટી તંત્રએ રાહત અનુભવી છે મોટાભાગના જળાશયો ભરાઈ જતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો વહીવટી તંત્ર દ્વારા વરસાદથી રસ્તાઓ મકાનો કોઝવે ને થયેલા નુકસાનના સર્વે અને સમારકામની કામગીરી આરંભાઈ છે દરમિયાન રાજકોટ નજીક રૈયા ગામમાં નવા બનતા ફલેટના પાયા માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા પાણીમાં નહાવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણ બાળકો ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે અમારા પોરબંદરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર પોરબંદર દરિયામાંથી તટરક્ષક દળો દ્વારા એક નોકા અને ચાર માછીમારોને બચાવી લેવાયા છે

જ્યારે ગઈકાલે વધુ ત્રણ માછીમારોના મ્રતદેહ મળી આવતા બે દિવસમાં કુલ માછીમારોના મ્રતદેહ મળી આવ્યા છે તટ રક્ષક દળો દ્વારા બાકીની બે હોડીઓ તથા નવ માછીમારોની શોધખોળ ચાલુ છે

અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે પાટણ જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન સામાન્ય વરસાદ જ નોંધાયો હતો

જોકે છેલ્લાં બે દિવસથી થયેલા વરસાદી વાતાવરણથી ચોમેર ઠંડક અને હરિયાળી પ્રસરી ગઈ છે દરમિયાન વરસાદના કારણે અટકી પડેલી દાદર ભુજ અને પાલનપુર ભુજ ટ્રેનોમાં રેલવે વિભાગ દ્વારા મુસાફરો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ હતી

મુસાફરોને બસો દ્વારા તેમના મુકામે લઈ જવાયા હતા હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દમણ દીવ અને દાદરાનગર હવેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગરમાં કેટલાંક સ્થળોએ મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે

ડિસ્કવરી ચેનલ પરના વિખ્યાત શો મેન વર્સિસ વાઇલ્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્ટ બેર ગ્રીલ્સ સાથે ભારતના જંગલોના સાહસિક પ્રવાસમાં જોવા મળશે આજે રાત્રે નવ વાગે એપિસોડ પ્રસારિત થશે

ધોરણ બારમાં વધારાના વિષયો માટેની ફી અગાઉ એક હજાર હતી તે વધારીને બે હજાર રૂપિયા કરવામાં આવી છે

જેનો પ્રારંભ આજે અમદાવાદ ખાતેથી થશે

તેમણે નાનપણથી જ મશીનોમાં રસ પડતો

ત્યારબાદ ભારતીય અવકાશ કાર્યક્રમમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આજે દેશ સહિત રાજ્યભરમાં ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર બકરી ઈદની ઉજવણી કરાશે

આ પર્વ નિમિત્તે મક્કા મદિનામાં હજના અરકાન અદા કરવામાં આવશે ગુજરાતમાંથી આ વખતે સાત હજારથી વધુ લોકો હજયાત્રાએ ગયા છે આજના દિવસે મુસ્લિમ બિરાદરો એક બીજાના ઘરે જાય છે અને એક બીજાને ઈદ મુબારક પાઠવે છે

ગુજરાત રાજ્ય એનસીસીના પ્રમુખ ગુજરાત ગર્લ્સ બટાલિયન એનસીસી દ્વારા અમદાવાદના એનસીસી ગ્ર્પ હેડ ક્વાર્ટર લો ગાર્ડન એક ભારત શ્રેષ્ઠ ભારત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આશરે પાંચસો જેટલા યુવાન એનસીસી કેડેટર્સે આ કેમ્પમાં ભાગ લીધો છે બાર દિવસ સુધી ચાલેલા આ કેમ્પમાં ગુજરાત સિક્કી અને પશ્ચિમ બંગાળના યુવાનોએ એક બીજાની સંસ્ક્રતિ ભાષા પહેરવેશ ખાણીપીણી લોક નૃત્યોની જાણકારી મેળવી હતી

અમરેલી જિલ્લાના તમામ નેતઓનું સહકારિતા ક્ષેત્રે મોટું યોગદાન છે

દેશના મોટાભાગના ખેડૂતો અને પશુપાલકો સહકારી ક્ષેત્રે જોડાયેલા છે